ચંદ્રવદન પટ્ટણી પાણીચોરી સામે પગલા રાજ્યમાં પાણી ચોરીના વધતા બનાવો રોકવા રાજ્ય સરકાર નજીકના ભવિષ્યમાં કડક કાયદો લાવશે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સરક્ષણ વિધયક વિધાનસભામાં લાવવામાં અવોશ

સરકારે આ માટે જોહર સ્થળો કે જ્યાં પાઈપ લાઈન નેટવર્ક છે અને ઘર દ્વકાન જેવા ખાનગી સ્થળોએ દરોડા પાડવા સ્થાનિક તંત્રવાહકોને સત્તા આપવા નક્કી કરાયું છે ચંદ્રવદન પટ્ટણી બજેટ માંગણી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું છે કે રાજય સરકાર ગરીબો શોષિતો પીડીતો અને વંચિતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે

આ અંગેની સત્તાવાર જાહેરાતથી નોકરીયાનો કરદાતાઓ અને ચાર્ટડ એકાઉન્ટન્ટમાં રાહતની લાગણી વ્યાપી છે